જગજીતપુર પ્રોજેક્ટના ઉદ્વાટનમાં જાહેર ખાનગી ભાગીદારીના હાઇબ્રિડ એન્યુઇટી મોડ પર લેવામાં આવેલ પ્રથમ ગટર ટ્રીટમેન્ટ પ્રોજેક્ટનું ઉદ્વાટન પણ કરશે

પ્રધાનમંત્રી ગંગા નદી કાંઠાની સંસ્કૃતિ જૈવવિવિધતા અને કાયાકલ્પ પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરવા માટે સમર્પિત ગંગાના પ્રથમ સંગ્રહાલય ગંગા અવલોકન નું પણ ઉદ્વાટન કરશે આ મ્યુઝિયમ ચંડીઘાટ હરિદ્વાર પર સ્થિત છે

અન્ય રાશ્યોને ખરીફ પાક માટેની દરખાસ્ત મબ્યા બાદ મંજુરી અપાશે આ નિર્ણય મુજબ તમિલનાડુ મહારાષ્ટ્ર હરિયાણા કર્ણાટક અને તેલંગણામાંથી લધુત્તમ ટેકાના ભાવે તેલીબીયા અને કઠોળની ખરીદી કરાશે

ગઈકાલે ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફેડરીક્સન સાથે ઓનલાઇન દ્વિપક્ષીય શીખર બેઠકમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે છેલ્લાં કેટલાંક મહિનાઓના અનુભવોએ પુરવાર કર્યું છે કે વૈશ્વિક આદાન પ્રદાનમાં કોઈપણ એક સ્રોત ઉપર આધાર રાખવો યોગ્ય નથી ભારત જાપાન તથા ઓસ્ટ્રેલિયા સાથે મળીને પુરવઠા અંગે વિવિધતા અને સ્થિતિસ્થાપકતા માટે કામ કરી રહ્યું છે શ્રી મોદીએ કહ્યું કે ભારતની દવા ઉત્પાદનની ક્ષમતા સમગ્ર વિશ્વ માટે ઉપયોગ બની છે તેમજ વિશ્વ માટે વધુ ઉપયોગી થવા આર્થિક ક્ષેત્રોને વધુ મજબૂત બનાવવા માટે જ આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કરાયું છે

શીખર બેઠકના પ્રારંભે ડેન્માર્કના પ્રધાનમંત્રીએ આ બેઠકને ભારત ડેન્માર્ક વચ્ચેના સંબંધો માટે સીમાચિહ્નરૂપ ગણાવી હતી

કિશન રેડ્ડીએ લદ્દાખના બંધારણીય અને વિકાસ હિતોના રક્ષણની ખાતરી આપી છે તેમણે લેહ પર્વતીય પરિષદની આગામી ચૂંટણીમાં ભાગ લઈને લોકતાંત્રિક પ્રક્રિયા મજબૂત બનાવવા નાગરિકોને આહવાન કર્યું છે શ્રી કિશન રેડ્ડીએ ગઈકાલે લેહની મુલાકાત લઈને લેહ પર્વતીય પરિષદના સભ્યો સાથે વાતયીત કરી હતી તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર લેહ માટેના વિકાસ પેકેજની ટૂંક સમયમાં જાહેરાત કરશે

માં મેક ઈન ઈન્ડિયા દ્વારા ભારતીય ધરેલુ ઉદ્યોગને વધુ ધ્યાન આપશે શ્રી સિંહે કહ્યું કે ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્રમાં ફેરવવાના અંતિમ ઉદ્દેશ સાથે આત્મનિર્ભર ભારતની દ્રષ્ટિને અનુરૂપ ડી

માં ફેરફાર કરાયા છે ડી

પી

તેમણે કહ્યું કે માર્ગદર્શિકાઓમાં પણ સુધારો કરવામાં આવ્યો છે

આ કાર્યક્રમ ઓક્ટોબરના પહેલા પખવાડિયામાં હાથ ધરાશે અને પ્રથમ તબક્કામાં અંતરીયાળ તથા દુર્ગમ વિસ્તારોને આવરી લેવાશે

મુગુરૂઝા અને અમાંદા એનીસીમોવાએ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે રફેલ નડાલે બેલારૂસના એગોર જેરાસીમોવ સામે સીધા ત્રણ સેટમાં વિજય મેળવીને સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે

મહિલાઓની સિંગલ્સમાં સેરેના વિલિયમ્સ અને જી

ના રસી અંગેના વેબ પોર્ટલ અને કોવિડ માટે રાષ્ટ્રીય ક્લિનિકલ રજિસ્ટ્રીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ રસી વેબ પોર્ટલ ભારત અને વિદેશમાં કોવિડની રસી વિકસાવવા સંબંધિત માહિતી પૂરી પાડશે આ ઉપરાંત રાષ્ટ્રીય કોવિડ ક્લિનિકલ રજિસ્ટ્રી અને લેબોરેટરી તપાસ સારવાર મેનેજમેન્ટ પ્રોટોકોલ અને દેશમાં હોસ્પિટલમાં દાખલ કોવિડ દર્દીઓના પરિણામો સંબંધિત માહિતી એકત્રિત કરશે આ પ્રસંગે મંત્રીશ્રી એ કહ્યું કે લોકો કોવિડ રસીના વિકાસ વિશે જાણવા ખૂબ ઉત્સુક અને રસ ધરાવતા હોય છે રસી વિકસાવવા અંગેની તમામ માહિતી સરળ અને પારદર્શક રીતે પૂરી પાડવી જ જોઇએ

પી એસ સી એ ગઈકાલે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે સિવિલ સર્વિસ પરીક્ષા સ્થગિત કરવી અશક્ય છે

ખાનવિલકરના અધ્યક્ષપદની ખંડપીઠે કમિશનને પોતાનું વલણ દર્શાવતું સોગંદનામું દાખલ કરવા કહ્યું હતું અને આ મામલો બુધવારે સુનાવણી માટે મુલતવી રાખ્યો છે

ના ઉમેદવારોના જૂથ દ્વારા સિવિલ સર્વિસીસ પ્રિલીમ પરીક્ષા મુલતવી રાખવા અંગે સર્વોચ્ય અદાલત સમક્ષ કરાયેલી અરજીની સુનાવણી ચાલી રહી છે

ડિવિલિયર્સને પ્લેયર ઓફ ધી મેચ પુરસ્કાર અપાયો હતો